બંને પક્ષોએ અલ કાયદા અને જૈશ એ મહંમદ જેવા સંગઠનો દ્વારા કરાયેલી હિંસા અંગે ઉંડા દુઃખદની લાગણી વ્યક્ત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રૂટ વચ્ચે મંત્રણા બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને આગેવાનોએ બધા જ સ્વરૂપની ત્રાસવાદી પ્રવૃત્તિઓને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી

તેઓ શાંતિ નિકેતન ખાતે વિશ્વ ભારતી યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે તેઓ શાંતિ નિકેતન ખાતે બાંગ્લાદેશ ભવનનું ઉદ્દઘાટન કરશે આ પ્રસંગે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ઉપસ્થિત રહેશે

આ યોજનામાં અઘતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓને અધિકાર સંપન્ન બનાવીને શિક્ષણની ગુણવત્તા સુધારવી તથા શિક્ષણની પ્રક્રિયા અસરકારક બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે શ્રી જાવડેકરે કહ્યું કે આ યોજના સર્વગ્રાહી વિકાસ માટે સર્વગ્રાહી શિક્ષણ પૂરૂં પાડશે આ યોજના હેઠળ ડિજીટલ બોર્ડ અને સ્માર્ટ વર્ગખંડની મદદથી શિક્ષણ ક્ષેત્રે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ વધારાશે માનવ સંસાધન વિકાસ રાજયમંત્રી ઉપેન્દ્ર કુશવાહે જણાવ્યું હતું કે શિક્ષણની ગુણવત્તા સુધારવી તે આ યોજનાનો મુખ્ય હેતુ છે

આ ઉપરાંત મુખ્યમંત્રીએ કાનાહનું કામ દૂધનું દાન યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો છે આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સુજલામ સુકલામ જળ સંચય અભિયાન હેઠળનું શ્રમદાન અને પરિશ્રમનો પરસેવો આગામી ચોમાસામાં જળ સમૃધ્ધિનું અમૃત બનશે

ગઈકાલે દ્વારકા ખાતે ધારાસભ્ય શ્રી પ્રબુભા માણેક દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા અને શ્રી કોટિવિષ્ણુ મહાયજ્ઞમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા પ્રભારી મંત્રી શ્રી વાસજ્ઞભાઈ આહીરે હૃદય યોજના હેઠળ દ્વારકા અને બેટ દ્વારકાની પસંદગી બદલ આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે પ્રવાસ ધામ તરીકેના વિકાસને કારણે આ વિસ્તારમાં રોજગારીની તકો ઊભી થવા પામી છે સાંસદ પૂનમબહેન માડમે કોસ્ટલ વિસ્તારના વિકાસ માટેના રાજય સરકારના આયોજનને વિગતો આપી હતી

ભારત સરકારના નેશનલ બાયોડાયવર્સીટી ઓથોરીટી દ્વારા તાજેતરમાં હૈક્રાબાદના તેલંગાણાના એગ્રીકલ્ચર યુનિવર્સીટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યપાલ અને વનપર્યાવરણ મંત્રીના હસ્તે આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું બાયોડાયવર્સીટી ઓથોરીટી દ્વારા દર પાલતુ પશુના સંરક્ષણ સંસ્થા દ્વારા અલગ અલગ શ્રેણીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે જેમાં કચ્છ ઉટ ઉચ્છેક માલધારી સંગઠનને ખારાઈ ઉટના સંવર્ધનના સતત પ્રયાસો માટે આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આ પ્રમાણપત્ર સાથે રૂા

ઉલ્લેખનીય છે કે ખારાઈ ઉંટને દેશની નવમી ઓલાદ તરીકે રાષ્ટ્રીય માન્યતા મળતા લુપ્ત થતી પ્રજાતી તરફ સમગ્ર દેશનું ધ્યાન ખેંચાયું છે

આવતીકાલે રમાનારી મેચમાં વિજેતા ટીમ સ્પર્ધાની ફાઇનલમાં ચેન્નઇ સુપરકિંગ્સ સાથે રમશે

જેને પગલે જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જિલ્લામાં આગામી એક સપ્તાહ સુધી તાપમાનમાાં કોઈ ખાસ તફાવત નહીં થાય